પ્રાદેશિક સમાચાર નિકીતા શાહ વાંચે છે

જયશંકર અને બક્ષીપંચ મોરચાના પ્રદેશમંત્રી જૂગલજી ઠાકોરના નામ જાહેર કર્યા

ઉલ્લેખનીય છે કે શ્રી અમિત શાહ અને શ્રી સ્મૃતિ ઇરાની લોકસભામાં ચૂંટાતા રાજ્યસભાના સભ્યપદેથી તેમણે આપેલા રાજીનામાના કારણે ગુજરાતની રાજ્યસભાની બે બેઠકો ખાલી પડી હતી ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે ડો

આ પ્રસંગે રાજ્યસભાના ઉમેદવાર અને કેન્દ્રીયમંત્રી શ્રી એસ

ઉલ્લેખનીય છે કે શ્રી જયશંકર ગઇકાલે સાંજે અમદાવાદ પહોંચ્યા હતા ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ એરપોર્ટ પર તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું કોંગ્રેસ દ્વારા રાજયસભાની ચૂંટણી માટે ઉમેદવારોના નામ હજી જાહેર કર્યા નથી ગઇકાલે કોંગ્રેસ આગવાનો અને ધારાસભ્યોની એક બેઠક મળી હતી જેમાં રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારોના નામ અંગે ચર્ચા વિચારણા કરાઇ હતી

જસ્ટીસ દિપક ગુપ્તા અને સુર્યકાંતને વેકેશન બેન્ચ આજે આ અંગે વધુ સુનાવણી હાથ ધરશે

રાજ્ય ચૂંટણી પંચના કમિશ્નર શ્રી સંજય પ્રસાદે ગઇકાલે ગાંધીનગરમાં પત્રકાર પરિષદમાં ચૂંટણીઓની જાહેરાત કરતા જણાવ્યું હતું કે ચૂંટણીનું જાહેરનામું પહેલી જુલાઇએ પ્રસિદ્ધ થશે ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ છઠ્ઠી જૂલાઇ છે ઉમેદવારીપત્રોની ચકાસણી આઠમી જૂલાઇએ અને ઉમેદવારીપત્રકો પાછા ખેંચવાની તારીખ નવમી જુલાઇ છે

મતદાનનો સમય સવારના આઠથી સાંજના પાંચ વાગ્યા સુધીનો રહેશે

થી મતદાન થશે

ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને વિધાનસભા ગૃહમાંથી ત્વરંત ગેરલાયક જાહેર કરવાની માગણી કરતી કોંગ્રેસની અરજી ઉપર ગુજરાતની વડી અદાલતે અલ્પેશ ઠાકોર અને વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને નોટિસ આપી છે

કોંગ્રેસ દ્વારા ગયા મહિને પક્ષના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પક્ષમાંથી રાજીનામું આપી દીધા પછી વિધાનસભાનું સભ્યપદ છોડવાનો ઇન્કાર કરતાં આ અંગે વડી અદાલતમાં અરજી દાખલ કરવામાં આવી હતી કોંગ્રેસ દ્વારા અલ્પેશ ઠાકોર ઉપર પક્ષ વિરોધી પ્રવૃતિ કરવાનો પણ આરોપ મૂક્યો હતો

રાજ્યના નર્મદા પંચમહાલ સાબરકાંઠા અરવલ્લી અમદાવાદ જેવા સ્થળોએ વરસાદ થયો હતો સાબરકાંઠા જિલ્લામાં ભારે પવન સાથે વીજળીના કડાકા વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો હતો સાબરકાંઠાના તલોદ રણાસણ હરસોલ વિસ્તારમાં વાવાઝોડા સાથે એક કલાકમાં એક ઈંચ વરસાદ થયો હતો અરવલ્લી જિલ્લાના ધનસૂરામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો

ડાંગ જિલ્લામાં ગઇકાલે આહવા બોરખલ બોરખેત સહિત ગિરિમથક સાપુતારા અને તેને અડીને આવેલ ગામોમાં વરસાદ વરસ્યો હતો

જિલ્લાના કુકરમુંડા નિઝર ઉચ્છલ અને વ્યારામાં વરસાદ વરસ્યો હતો પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં ગત સાંજે ભારે પવન સાથે વરસાદ પડયો હતો રાપર તાલુકાના આસપાસના ગામોમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ભચાઉ તાલુકાના ચોબારી પંથકમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડયો હતો હવામાન વિભાગે આજે નર્મદા અરવલ્લી દાહોદ મહીસાગર અને તાપી જિલ્લાઓ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે

ત્યારે ભચાઉ તાલુકાના ચોબારી ગામે ખારેકનું વાવેતર કરીને રામજીભાઇ ઢીલાએ બમણી આવક મેળવી છે સાથે સાથે ખારેકના પીલાનું વેચાણ કરીને વધુ આવક મેળવી છે

છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલી સ્પર્ધાની ફાઇનલ આજે સાંજે પાલનપુર પોલીસ ગ્રાઉન્ડ ખાતે યોજાશે ફાઇનલ મેચમાં પાટણ અને છોટા ઉદેપુર વચ્ચે મુકાબલો થશે

પાટણની મહિલા ટીમ અમદાવાદ ગાંધીનગરની ટીમને હરાવી ફાઇનલમાં પહોંચી છે

બીજીવાર પ્રધાનમંત્રી તરીકે ચુંટાયા બાદ મન કી બાત કાર્યક્રમની આ પહેલી કડી છે